કોહલી મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીન પટેલ ઉપરાંત પ્રદેશ ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

જયાં આ બંને નેતાઓ જે પી

જાહેરસભા બાદ પ્રધાનમંત્રી રાજભવનમાં રાત્રી રોકાશ કરીને સોમવારે સવારે દિલ્હી પરત જશે બીજી ટર્મના પ્રધાનમંત્રીની શપથ લેતા પહેલા પ્રધાનમંત્રી માતા હીરાબાના આર્શીવાદ લેવા જશે

રાષ્ટ્રપતિએ શ્રી મોદીને રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારા શપથવિધિ સમારોહની તારીખ અને સમયની માહિતી આપવા અનુરોધ કર્યો છે શ્રી કોવિંદની સાથે મુલાકાત બાદ રાષ્ટ્રપતિ ભવનમાં પત્રકારો સાથે વાતાચીત કરતા મોદીએ કહયું કે રાષ્ટ્રપતિએ નવી સરકારની રચના કરવા માટે મને આમંત્રણ આપ્યું છે

તેમણે વધુ વિગતો આપતા કહ્યું કે ભવિષ્યમાં આવી કોઇ ઘટના ન બને તે માટે રાજ્ય સરકાર સંપુર્ણ પ્રતિબદ્ધ છે

તેમણે વધુમાં ઉમેર્યું કે જ્યાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોય ત્યાં મિલકત સીલ કરવા સુધીની કારવાહી કરવામાં આવી રહી છે

દરમ્યાન મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને આવતી કાલે સોમવારે ઉચ્ય સ્તરીતય બેઠક યોજાશે રાજ્યમાં ફરીવાર આવી ઘટના ન બને તે માટેની યોક્ક્સ રણનીતિ ઘડવા અંગે બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવશે

જીલ્લા કલેક્ટરે ખાસ આદેશ પાડી આપેલી સૂચનાને પગલે ભુજ નગરપાલિકાના અઝિશમન સેવા કેન્દ્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં એપાર્ટમેન્ટો અને અન્ય રહેણાંક વિસ્તારોમાં ચાલતા ખાનગી ટયૂશન ક્લાસમાં ફાયર સેફટીના સાધનો ન હોવાના કારણોસર નોટિસો આપી બંધ કરાવાયા હતા અને જ્યાં સુધી આવા સાધનો લગાવાય નહીં ત્યાં સુધી ક્લાસો બંધ રાખવા કડક સૂચના આપી હતી

જ્યાં સુધી સુરક્ષાની તમામ સગવડી પ્રસ્થાપિત ન થાય ત્યાં સુધી તમામ ક્લાસ સંચાલકોને નોટિસ પાઠવી છે દરેક ક્લાસ સંચાલકોને ફાયર સેફ્ટીના સાધનો વસાવવા તથા બિલ્ડિંગમાં જે ક્લાસ ચાલે છે તેમને સરકારની ગાઈડલાઈન મુજબના સલામતીના સાધનો વસાવી નગરપાલિકાને જાણ કરવા જણાવાયું છે